આ મૂલાકાતનો ઉદ્દેશ્ય લોકોએ ફરીથી તેમના ઉપર મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા અને મંદિરમાં પ્રાર્થના કરવાનો હતો

રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે સાત વાગ્યે યોજાનાર સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શ્રી મોદી અને અન્ય કેન્દ્રિય મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રધાનમંત્રીશ્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પ્રદેશમાં શાંતિ અને સહકાર તથા હિંસા અને આતંકવાદ મુક્ત વાતાવરણ ઉભું કરવા પરસ્પર સહકારનું નિર્માણ કરવા જણાવ્યું હતું શ્રી મોદીએ તેમની સરકારની પડોશી પ્રથમની નીતિની ખાતરી આપી હતી પ્રધાનમંત્રીશ્રીએ માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહંમદ નશીદ અને નેપાળના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માધવ નેપાળ સાથે પણ વાત કરી હતી

અમદાવાદમાં ગઈકાલે રેલીને સંબોધતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે લોકોનું વિવેદ જાગૃત કરો દેશને આગળ લઈ જવા માટે આ એક મોટી તક છે શ્રી મોદીએ કહ્યું કે આ જનાદેશથી તેમણે દેશને તેની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી આપવાની તક મળી છે અને તેઓ એ પ્રાપ્ત કરીને રહેશે પ્રધાનમંત્રીએ ગઈકાલે ગાંધીનગર ખાતે તેમના માતાના આશીર્વાદ પણ લીધા હતા

ના અધ્યક્ષ પ્રેમસિંહ ગોલે આજે સિક્કિમના નવા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા રાજ્યપાલ શ્રીગંગા પ્રસાદ આજે સવારે દસ ગંગટોકના પાલમેર સ્ટેડિયમમાં શ્રી ગોલે અને તેમના મંત્રીમંડળના સહયોગીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા

રાજ્યપાલે ગઈકાલે શ્રી ગોલેને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું

સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ પાંચ વખતના મુખ્યમંત્રી પવનકુમાર ચામલિંગના નેતત્વવાળી એસ ડી એફ સરકારને સત્તા પરથી હટાવ્યા છે

બાદમાં મુખ્યમંત્રી પેમા ખાંડ઼ રાજ્યપાલ બી ડી મિશ્રાને મળીને સરકાર રચવાનો દાવો કરશે અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની મુદ્દત પહેલી જૂને પૂરી થયા છે અને તે પહેલાં નવી વિધાનસભાની રચના કરવામાં આવશે

પક્ષે તેના વડા નીતિશ કુમારને આ અંગે નિર્ણય કરવાનો સત્તા આપી છે

અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને તેમના મંત્રીમંડળે રાજ્યપાલ ડૉક્ટર બી

મિશ્રાને રાજીનામું આપ્યું હતું રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી નવી સરકારના શપથગ્રહણ કરશે તેમને પદ પર રહેવા જણાવ્યું છે

બહુમતી ધરાવતાં પક્ષના નેતા તરીકે ચ્રટાયાં બાદ શ્રી પટનાયકે ગઈકાલે ગવર્નરની મુલાકાત લીધી હતી અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો શ્રી પટનાયક આવતા બુધવારે સતત પાંચમીવાર ઓડિસાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

વિજયવાડામાં આઇજીએમ સ્ટેડિયમ ખાતે રાજયપાલ નરસિંહમ તેમને શપથ લેવડાવશે ગઇકાલે શ્રી રેડ્ડી પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં મળ્યા હતા અને શપથવિધિમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું હતું

ન્યાયાધીશ ચંદ્રશેખરે રોબર્ટ વાડરા ઉપરાંત તેના મદદનીશ મનોજ અરોરાને પણ નોટીસ પાઠવી છે

ગેરકાન્રની નાણાકીય હેરફેર કેસમાં તેમની સામે કેસ ચાલી રહ્યો છે

વારાણસીની એક વિદ્યાર્થીની પર બળાત્કારનો તેની પર આરોપ છે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયાધીશ અનિરૂદ્ધ બોઝની વેકેશન બેન્ચે જણાવ્યું કે અજય રાયની ધરપકડ પર મનાઇ માંગતી અરજી સ્વીકારી શકાય નહીં અદાલતે વચગાળાની રાહત આપવા પણ ના પાડી હતી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

દિલ્હીમાં તેમના સ્મારક શાંતિવન ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત નેહરૂને તેમની પુણ્યતિથિએ શ્રદ્વાંજલિ પાઠવી છે એક ટ્વીટમાં શ્રી મોદીએ દેશ માટે શ્રી નહેર્રએ આપેલા યોગદાનને લોકો યાદ કરતાં હોવાનું જણાવ્યું હતું

મનમોહન સિંઘ યુપીએના અધ્યક્ષા સોનિયા ગાંધી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ મોહંમદ હામિક અન્સારી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહ઼લ ગાંધીએ તેમને શ્રદ્વાંજલિ પાઠવી હતી

માત્ર સમાચારોના અહેવાલોના આધારે આ કાર્યવાહી કરાઈ છે તેમણે જણાવ્યું હતું કે ઈસ્ટર સન્ડે હુમલા બાદ વિશેષ સુરક્ષા કાર્યયોજના બનાવવામાં આવી છે ભારતીય દરિયાકાંઠે પણ સુરક્ષા વધારવામાં આવી છે